પટણા ખાતે પત્રકારોને સંબોધતા મુખ્યમંત્રી નીતીશ કુમારે જણાવ્યું કે જેડીયુએ પુર્વ મુખ્યમંત્રી જીનતરામ માંઝીના હીન્દસ્તાન અવામ મોર્ચાને સાત બેઠકો ફાળવી છે

ઉલ્લેખનીય છે કે ભાજપ અને વીઆઇપી પક્ષ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે વાતચીત યાલી રહી છે શ્રી નીતીશકુમારે કહયું કે એનડીએ વિકાસના મુદૃે ચુંટણી લડશે

તેમણે કહયું કે આ કાયદા મુજબ ખેડતોને પોતાના ઉત્પાદનો પોતાની ઇચ્છા મુજબ વેચવાનો વિકલ્પ મળવાની સાથે લધુતમ ટેકાના ભાવોની વ્યવસ્થા ચાલુ રહેશે નાણામંત્રી એ કહ્યું કે કરાર ખેત પધ્ધતિથી જમીન માલીકીના હક અંગે ઉદભવેલી શંકાઓ પાયાવિહીન છે તેમણે કહયું કે સંસદમાં પસાર થયેલા આ કાયદાઓનો વીરોધ કરનાર લોકશાહી વ્યવસ્થાનું અપમાન કરી રહયાં છે એસસી શાહીનબાગ સર્વોચ્ય અદાલતે આજે જણાવ્યું છે કે વિરોધ પ્રદર્શન માટે શાહીનબાગ જેવા જાહેર સ્થળો પર અનિશ્ચિત સમય માટે કબજો કરી શકાય નહીં સર્વોચ્ચ અદાલતે નાગરિકતા સુધારા વિધેયક વિરૂધ્ધ દેખાવો માટે ગત ડિસેમ્બરમાં દિલ્ફીના શાહીનબાગ ખાતે રસ્તો રોકવામાં આવ્યો હતો તે વિરૂધ્ધ થયેલી અરજી અંગે યુકાદો આપ્યો હતો ન્યાયાધીશ એસ

કૌલના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે શાહીનબાગ વિરોધ પ્રદર્શન જેવા દેખાવો માટે જાહેર સ્થળો પર અયોક્કસ મુદત માટે કબજો કરી શકાય નહિં

જયશંકરે જણાવ્યું છે કે કવાડ સભ્ય રાષ્ટ્રો મુકત સ્વતંત્ર અને સમાવેશી હિંદ પ્રશાંત વિસ્તારને જાળવવાના મહત્વને સામુહીક સમર્થન આપે છે જાપાનમાં મંત્રીસ્તરની બીજી કવાડ બેઠકમાં શ્રી જયશંકરે કહયું કે કવાડ સભ્ય દેશોનો ઉદ્દેશ તમામની સુરક્ષા અને આર્થિક હિતોને આગળ વધારવાનો છે તેમણે કહ્યું કે બહુમતીવાદી લોકશાહી તરીકે કવાડ સભ્ય દેશો કાયદાના પાલન પારદર્શિતા મુકત દરીયાઇ પરીવહન પ્રાદેશિક અખંડિતતા અને વિવાદોના શાંતીપુર્ણ ઉકેલો માટે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા પ્રતિબધ્ધ છે ઉલ્લેખનીય છે કે કવાડ સભ્ય દેશોમાં ભારત અમેરીકા જાપાન અને ઓસ્ટ્રેલીયાનો સમાવેશ થાય છે ટોકિયો ખાતે યાલી રહેલી બેઠકમાં આ દેશોના વિદેશમંત્રીઓ જોડાણ માળખાગત વિકાસ આંતકવાદ દરિયાઇ સંરક્ષણ સહિત સુરક્ષા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃધ્યિ વિગેરે મુદ્દે ચર્ચા વિચારણા કરી રહ્યાં છે

જયશંકરે આજે ટોક્વોમાં ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરીસ પાઈન સાથે બેઠક કરી હતી બંને નેતાઓએ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીઓ વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠક બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી બંને નેતાઓએ વૈશ્વિક તથા ક્ષેત્રીય મુદ્દે સહયોગ વધારવા અંગે પણ વિયાર વિમર્શ કર્યો હતો આ સાથે ડોકટર જયશંકરે જાપાનના વિદેશમંત્રી તોસીમીત્સુ મોફેગી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી

કોરોના હારશે તમે જીતશો નાબાર્ડ એસબીઆઈ ગુજરાતમાં નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્યર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડે વિવિધ પરિયોજનાઓ માટેની ઘિરાણ સુવિધાનાં વિસ્તરણ માટે એસબીઆઈ સાથે સમજૂતી પત્ર પર ફસ્તાક્ષર કર્યા છે ગુજરાતમાં નાબાર્ડના ચીફ જનરલ મેનેજર ડી

મિશ્રા અને સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાના અમદાવાદ સર્કલના ચીફ જનરલ મેનેજર દુખબંધુ રથે નાબાર્ડના પ્રમુખ જી

જે મુજબ સંયુક્ત જવાબદારી જૂથો અને સ્વ સહાય જૂથોના નાણાં પૂરા પાડવા ખેડૂત ઉત્પાદન સંગઠનોને લોન સહાય પૂરી પાડવામાં મદદ કરવા અને જળગ્રહણ ક્ષેત્રની વિકાસ પરિયોજનાઓને નાણાંકીય સહાય કરવામાં મદદ મળશે

જે મૂજબ હવે પીએમ સ્વનિધિ પોર્ટલ અને એસબીઆઇના ઇ મુદ્દા પોર્ટલ વચ્ચે આંકડાઓનો સરળ અને સુરક્ષિત પ્રવાહ થઇ શકશે અને લોન મંજૂરી તેમજ વિતરણની પ્રક્રિયામાં ઝડપ આવશે જેનો મહત્તમ લાભ શેરી વિક્રેતાઓને મળશે ભારત કેનેડા કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ભારત કેનેડા વચ્ચે કૃષિ વેપારમાં વૃદ્વિની અપાર સંભાવના છે બે દિવસીય ભારત કેનેડા કૃષિ ટેક સેમિનારને સંબોધતા શ્રી તોમરે સરકારે ક્રષિ ક્ષેત્રોમાં કરેલા સુધારા અને પહેલો અંગે માહિતી આપી હતી તેમણે કહ્યું કે એક લાખ કરોડ રૂપિયાના ક્રષિ માળખા ભંડોળની રચના કરાઈ છે

ભારત કેનેડા વચ્ચે કૃષિ વેપાર ઝડપથી વધી રહ્યો છે તેમ જણાવતા શ્રી તોમરે કહ્યું કે કેનેડીયન શાકભાજી અને કૃષિ પેદાશો આયાત કરનારો ભારત પાંચમો મોટો દેશ છે

પલાની સ્વામીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે પક્ષના સંયોજક ઓ પન્નીર સેલ્વમે આજે ચેન્નાઇમાં આ જાહેરાત કરી છે

વન્ય જીવ સપ્તાહ અવસરે પોતાના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે આપણા બંધારણમાં વન તથા વન્ય જીવોની સુરક્ષાને દરેક ભારતીયની મૌલિક ફરજ તરીકે સમાવાઈ છે શ્રી મોદીએ કહ્યું કે વન્ય જીવોના સંરક્ષણના સામૂહિક પ્રયાસોના પરિણામો મળવા લાગ્યા છે દેશમાં વાઘની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક સમયપહેલા પૂર્ણ થયો છે